દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદોની સ્મૃતિમાં આજે શહિદ દિવસ મનાવવામાં આવી રહયો છે તે નિમિત્તે આજે સવારે અગિયાર વાગે શહીદોના માનમાં બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું આજે સવારે નવી દિલ્હીના રાજધાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ પુજય બાપુના સમાઘિ સ્થળ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી આજે સાંજે પોરબંદરના કિર્તી મંદીરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે આજે સવારે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની એ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પાટણ ખાતે રાજકીય પક્ષો આગેવાનો સેવાકીય સંસ્થાઓ દ્વારા પૂજ્ય બાપુની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી

તેનું પ્રસારણ ફીલ્મ ડીવીઝનની વેબસાઇટ અને યુ ટયુબ ચેનલ પરથી કરાશે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

જી શ્રીમાળીએ આજે મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લીધી તેમણે કહ્યું કે તેમને રસીની કોઇ જ આડ અસર નથી થઇ અને લોકોને રસી લેવા માટે પણ અપીલ કરી છે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

સુરત મેટ્રો રેલવે માટે કેન્દ્રના નાણાં મંત્રાલય અને ફાન્સની ડેવલપમેન્ટ એજન્સી વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે વધુ માહિતી આપે છે

ગુજરાતના સહ્યાક્રી પર્વતમાળાઓને અડીને આવેલ ડુંગરાળ પ્રદેશમાં રહેતાં વેપારીઓ તેમજ સ્થાનિક આદિવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી